રાજ્ય સરકારે ખેડૂતોને દિવસ દરમિયાન પણ વીજળી આપવાનો નિર્ણય કર્યો છે આ માટેની કિસાન સર્વોદય યોજના હેઠળ પ્રથમ તબક્કામાં ગીર સોમનાથ પાટણ અને દાહોદ જિલ્લાના ખેડૂતોને દિવસે ફષિહેતુથી વીજળી આપવાનો પ્રધાનમંત્રી પ્રારંભ કરાવશે એવી જ રીતે ગીરનાર પર્વત ખાતે પ્રવાસીઓને ઉપયોગી રોપ વે યોજનાનું લોકાર્પણ કરાશે

અમારા સંવાદદાતા જણાવે છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી જોડાશે

કેન્દ્રિય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રયારક સુશ્રી સ્મૃતિ ઈરાની પેટાચૂંટણીના પ્રચાર માટે હાલ ગૂજરાતના પ્રવાસે છે શ્રીમતી ઈરાની એ ગઇકાલે મોરબી વિધાન સભાની બેઠક માટે ચૂંટણીસભાને સંબોધન કર્યું હતું કેન્દ્રિય મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલા પણ ભાજપના ઉમેદવારો માટે પ્રયાર અભિયાન ચલાવી રહ્યા છે બીજી તરફ કોંગ્રેસનાં પ્રદેશ નેતાઓ પણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે

જીટીયુના કુલપતિ પ્રો

નવીન શેઠ દ્વારા જીટીયુના તમામ કર્મચારીઓને આ સંદર્ભે અભિનંદન આપતાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય રેટીંગ એજન્સી દ્વારા જીટીયુની પસંદગી થવી તે ખૂબજ આનંદની વાત છે જીટીયુના તમામ ટીચીંગ અને નોન ટીંચીગ સ્ટાફની અથાગ મહેનતનું આ પરિણામ છે જેનો શ્રેથ તમામ કર્મચારીને ફાળે જાય છે જીટીયુના કુલસચિવ ડૉ

ક્યુએસ રેટીંગની ઈ લિડ કેટેગરીમાં જીટીયુની પસંદગી થવામાં આ તમામ પ્રવૃત્તિનો સવિશેષ ફાળો છે દેશભરમાં સૌ પ્રથમ ઓનલાઈન પરીક્ષા લઈને જીટીયુએ તેની ટેક્નોલોજી અને આઈટી સિસ્ટમના તમામ પ્રકારના પેરામિટર્સ પરિપૂર્ણ કર્યા છે ઈ લિડ કેટેગરીમાં રેટીંગ મેળવનાર જીટીયુ રાજ્યની એકમાત્ર સરકારી યુનિવર્સિટી છે મહ્દીસાગર બેઠક મહીસાગર જિલ્લા સેવા સદન લુણાવાડા ખાતે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં અને પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડની સહઅધ્યક્ષતામાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ કમિટી દિશાની ત્રિમાસિક બેઠક યોજાઇ હતી આ બેઠકમાં વિવિધ વિભાગોની યોજનાઓની સપ્ટેમ્બર અંત સુધીમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી

સોલંકીનું આજે સવારે નિધન થયું છે

તથા દ્વરદર્શનમાં લાંબી સેવાઓ આપી હતી